સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે રમત અને યુવા બાબતોનો મંત્રાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહોત્સવનો પ્રારંભ કરાવશે ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લુના કારણે કાનપુર પ્રાણીસંગ્રહાલય ખાતે અનેક પક્ષીઓના મોત નિપજ્યાં છે ચીનના જિંગતાંગ બંદર નજીક જગઆનંદ જ્યાજમાં છેલ્લાં સાત મહિનાથી

પંજાબમાં બિનસરકારી કંપનીઓએ સરકાર દ્વારા નક્કી કરાયેલા લધુત્તમ ટેકાના ભાવથી વધુ કિંમતે કપાસની ખરીદી શરૂ કરી છે અમેરિકાએ જકી ઉર રહેમાન લખવીને અપાયેલી સજા અપૂરતી ગણાવીને

યુવાનો માટે આદર્શ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે આ મહોત્સવનું આયોજન થાય છે આ વર્ષે આ મહોત્સવનું વર્ષ્યુઅલ માધ્યમથી આયોજન કરવામાં આવશે જેમાં દરેક રાજ્યની પ્રતીભાઓને સામેલ કરવામાં આવી છે ઉપરાંત વિવિધ સાહસિક સ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ અપાશે કેન્દ્રિય યુવા કાર્યક્રમ અને રમત મંત્રી કિરણ રીજીજુએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે આ મહોત્સવનો પ્રારંભ કરાવશે જેનું સમાપન સંસદના કેન્દ્રીય કક્ષમાં આયોજીત થનાર યુવા સંસદ કાર્યક્રમ સાથે થશે

જાપાનથી નવા ખલાસીઓ સાથેનું જહાજ ચીનના જિંગતાંગ બદરે પાછું ફરશે

ખાસ તપાસ ટુકડી તપાસ કામગીરી માટે વધારાના તપાસ અધિકારીઓ અથવા અન્ય મદદ માટે રાજ્ય પોલીસ વડાને કહી શકશે